ઘણા લોકો લા તા પ્રધાનમંત્રીએ શોકની લાગણી દર્શાવી

એનડીઆરએફ ોલીસ અને મહેસુલ વિભાગની ટુકડીઓ ણ બચાવ કામગીરીમાં જાડાઈ છે

મુખ્યમંત્રી જગનમોહન રેડૃએ મૃતકોના કુટુંબીજનને દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુર્ધટના બદલ શોકની લાગણી દર્શાવી છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ ટેલ કેવડીયા ખાતે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે વડોદરામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમદાવાદમાં શ્રી પ્રદી સિંહ જાડેજા રાજકોટમાં શ્રીરણછોડભાઈ ફળદુ ગાંધીનગરમાં શ્રી કૌશિકભાઈ ટેલ સહિત જુદા જુદા જિલ્લાઓમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ અને જિલ્લા કક્ષાએ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં જાડાશે રાજ્યના જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જનઉત્સવમાં પ્રખ્યાત ગાયકો ગુજરાતી ફિલ્મ કલાકારો નર્મદા મૈથાના જળના વધામણા કરતાં ગીતોની સંગીત મઢી રજૂઆત કરશે જેમાં થ્ર શ્રી ભીખુભાઈ ગઢવી અમુદાન ગઢવી અને જીતુભાઈ દ્વારકાવાળા જૂનાગઢમાંકિંજલ દવેબંકીમ ાઠક અને ઇન્દિરા શ્રીમાળી અમદાવાદમાં ઓસમાણ મીર સાંઇરામ દવે કજ ભદ રાજકોટમાં ગીતા રબારી કચ્છમાં વિરાજ બારોટ ાટણમાં જીઝેશ કવિરાજ મહેસાણામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જાડાશે

તમામ મોટા ડેમ છલકાવાથી દરવાજા ખોલાયા છે રાહત અને બચાવ કામગીરી માટે વહીવટીતંત્ર ખડે ગે છે આઠ ફજાર છસ્સો જેટલી રાહત છાવણી ખોલી છે

ગંગા સાગર રાણા પ્રતા અને કોટા બજાજ બંધમાંથી ાણી છોડવામાં આવતાં યંબલનદીમાં ાણીનું સ્તર વધ્યું છે રીણામે ધોલપુર અને સવાઈ માધપુર જીલ્લાઓના હેઠવાસના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે બરન ઝાલાવાડ કોટ અને ચિતોડગઢ જીલ્લાઓમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાઠી કરી છે

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આ ત્તી વ્યવસ્થા ન સમિતિની બેઠકમાં તેમણે ફાલની ક્ષ્થિતિ અને રાહત તથા બચાવની કામગીરી અંગે માહિતી મેળવી ફતી તેમણે રાહત અને બચાવ કામગીરીમાં તાકીદે મદદની ખાતરી આદી હતી

કોઈ જાનહાનીના સમાચાર નથી લશ્કરી દળો તથા એનડીઆરએફની ટુકડીઓ ગોઠવવામાં આવી છે વીડીયો કોન્ફરન્સમાં રાજયોના મુખ્ય સચિવો અને અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા

જિલ્લાના કોરચી તાલુકાના ગ્યારહ્મ ટ્ટી જંગલમાં આ અથડામણ થઇ ૌોલીસ વડા શૈલેષ બલકાવડેએ જણાવ્યું કે ૌોલિસ ટુકડીએ કાલે નકસલવિરોધી કાર્યવાહી શરૂ કરી હતી અને આજે નકસલીઓ સાથે અથડામણ થઇ હતી બે નકસલવાદીઓના મૃતદેહ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા

સરકાર દ્વારા બેંકોના વ્યાજદર ઘટાડીને ઘિરાણ વધારવામાં આવી રહયાં છે

તેમણે આશા દર્શાવી કે આ ગાલાંથી અર્થતંત્રને વેગ મળશે તેમણે ગૃહ નિર્માણ કં નીઓ વિદેશમાંથી નાણાં મેળવી શકે તે માટે નિયમોમાં છુટછાટ જાહેર કરી તથા સરકારી કર્મચારીઓના ગૃહ નિર્માણ ધિરાણના વ્યાજદર ઘટાડથા છે તેમણે કહ્યું કે દબાણ હેઠળના ભંડોળમાંથી સાડા ત્રણ લાખ જેટલા ઘર ખરીદનારને લાભ મળશે

સત્તાવાર પ્રવકતાએ જણાવ્યું કે ત્રાસવાદીઓને સરહદ ારથી ધુસણખોરી કરાવવાના હેતુથી સરહદી ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ફમલા કરવામાં આવે છે

ભારતીય દળો સંયમ જાળવી રહયાં છે

બંને દેશો વચ્ચે થયેલા કરાર અનુસાર ક્ષમતા બધ્ધતા અને તાલીમ માટે આ આયોજન થયું છે

તેમને મસુરીના લાલ બહાદુર શાસ્ત્રી જાહેર વહીવટ એકેડેમીના નિથામક અને અન્ય અધિકારીઓ તાલીમ આપ્ત શે

માલ્દીવ્સના સામાજીક આર્થિક વિકાસ માટે ભારત દ્વારા તેને સહયોગ આ વામાં આવ્યો છે

રેલવે મંત્રાલય દ્વારા આ ઝુંબેશ હેઠળ તમામ રેલવે મથકો અને સ્ટેશનોમાં સફાઈ કરાશે

રેલવે બોર્ડે આ અંગે તમામ વિભાગીય વડાઓને ત્ર ાઠવીને મોટા ભાયે શ્રમદાન હાથ ધરવા ૈર ભાર મુકથી છે